લાગૂ થશે નહી

ના નેતા હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી તરીકે આજે શપથ લેશે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

આ ઉપરાંત ડીડી ન્યઝ પરથી પણ તેનું સઠ પ્રસારણ થશે આ સાથે પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ ટ્યૂબ ચેનલો ઉપરથી પણ પ્રસારણ થશે

તેમણે કહ્યું હતું કે ગરીબોના જીવનમાં સમૃદ્ધિ લાવવા મદરુપ થવા ખાદીનું ઓછામાં ઓછુ એક ઉત્પાદન લોકોએ ખરીદવું જોઇએ

પી

પ્લેટફોર્મ દ્વારા થતા વ્યવહારો ઉપર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એમ

ગઇકાલે દિલ્ફીમાં બેંક સેવાને લગતા મુદ્દાઓ અંગે જાહેર ક્ષેત્રની બેંકોના વડા તથા ખાનગી બેંકોના પ્રતિનિધિઓ સાથેની બેઠક બાદ નાણામંત્રીએ આ જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે મહેસુલ વિભાગ એમ

વગર ડિજીટલ યૂકવણીના માધ્યમ તરીકે રુપે તથા યુ

પ્લેટફોર્મને નોટી ફાય કરશે

દ્વારા ચુકવણીની સુવિધા તેમના ગ્રાહકોને આપવાની બાબત ફરજીયાત બનાવાશે ડિજીટલ માધ્યમથી ચૂકવણી ગ્રાહકો પાસેથી સ્વીકારતા વેપારીએ આ પ્રકારની સુવિધા આપવા માટે બેંકોને આપવી પડતી રકમને એમ

આ ઉપરાંત ધિરાણ નહી યુકવી શકતા લોકોની ટાંચમાં લેવાયેલી અસ્કયામતોની વધુ કિંમત મેળવવા નાણામંત્રીએ ઇ ઓકશન પ્લેટફોર્મનો આરંભ કરાવ્યો

માં નોધણી કરાયેલા વપરાશકારોની સંખ્યા એક કરોડ થઇ છે પાંચ વર્ષ પહેલા નાગરિકો પોતાના મંતવ્યો અને વિચારો રજુ કરી શકે તે હેતુથી માય

મંચનો પ્રારંભ કરાયો હતો પ્રધાનમંત્રીના કાર્યાલયે ટિવટર ઉપર જણાવ્યું છે કે આ વેબસાઇટ નવા વિચારોના કેન્દ્ર તરીકે ઉપસી છે સંદેશામાં જણાવ્યું છે કે ટુંક સમયમાં શરૂ થઇ રહેલા નવા વર્ષમાં આ વેબસાઇટને વધુ મોટી વધુ સક્રિય અને વધુ સારી બનાવવા અમે કૃતનિશ્ચયી છે

વેંકૈયા નાયડુએ કોઇપણ મહત્વના મુદ્દાઓ બાબતે વિશદ ચર્ચા કરવા તથા લોકશાહી માન્ય અને અહિંસક રીતે મતભેદ વ્યક્ત કરવા અનુરોધ કર્યો છે ગઇકાલે દિલ્ફીમાં ભૂતપૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની જયંતી નિમિત્ત ધી મેની ફેસીટસ ઓફ જેટલી પુસ્તકનું વિમોચન કરતા ઉપરાષ્ટ્રપતિએ આ મુજબ જણાવ્યું હતું તેમણે જેટલીને પ્રામાણીક તથા સુસસ્કૃત વ્યક્તિ તરીકે ઓળખાવ્યા છે ઉપરાષ્ટ્રપતિ એ જણાવ્યું હતું કે શ્રી જેટલીએ ક્યારેય સિધ્ધાંતો સાથે બાંધછોડ કરી નથી

ના વડા હેમંત સોરેન આજે રાંચીમાં યોજાનાર કાર્યક્રમમાં ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે રાજ્યપાલ દ્રોપદી મુર્મુ રાંચીના મોરહબાદી મેદાનમાં આજે બપોરે બે વાગે શ્રી હેમંત સોરેનને મુખ્યમંત્રી તરીકે હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવશે ઝારખંડ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રામેશ્વર ઓરાંવ અને જે

ના વરિષ્ઠ નેતા સ્ટીફાન મારાંડીને પણ આજે શપથ અપાય તેવી સંભાવના છે ઉલ્લેખનીય છે કે ઝારખંડ વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી યૂંટણીમાં જે એમ એમ કોંગ્રેસ અને આર

ડી

ભારતીય સિનેમાજગત ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર વ્યક્તિને આ ગૌરવપ્રદ પુરસ્કાર અપાય છે જેમાં પુરસ્કાર વિજેતાને સ્વર્ણ કમળ તથા દસ લાખ રુપિયા અપાય છે

આ ટ્રેન માટેનું રીઝર્વેશન શરૂ કરાયું છે

આ ટ્રેનની ટિકીટ રિઝર્વેશન કાઉન્ટર પરથી મળી શકશે નહી

નવી દિલ્હીમાં ઓલેમ્પીક ક્વાલીફાયર માટે યોજાયેલી સ્પર્ધામાં દિઝ્ગજ ખેલાડી મેરી કોમે નીખત ઝરીન સામે જ્યારે બીજી ગેમમાં સાક્ષી યૌધરીએ સોનીયા લથેર સામે વિજય મેળવ્યા છે એવી જ રીતે સીમરનજીત કૌરે સરીતા દેવીને હરાવી હતી લોવલીન બોરગોહેન તથા પૂજા રાનીએ પણ ક્વાલીફાયરમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે

તથા રાષ્ટ્રીય નાગરિક નોંધણીપત્રક એન

ના વિરોધ કરનારા લોકો સામે સત્યને અસત્યથી ઢાંકવાનો પ્રયાસ કરનાર તરીકે ઓળખાવ્યા છે

સીના મુદ્દે લોકજાગૃતિ કેળવવા શરૂ કરાયેલી ઝુંબેશના ભાગરૂપે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે ભારતમાં મુસ્લીમો કોઇ મજબ્રરીના કારણે નહી પણ રાષ્ટ્રવાદ પ્રત્યે પ્રતિબધ્ધતાના કારણે અહીં વસવાટ કરી રહ્યા છે તેમણે કેટલાક લોકો પોતાના સંકુચિત રાજકીય હિતોને મેળવવા સી

અંગે ખોટી માહિતી અને ગેરસમજ ફેલાવી રહ્યા છે તેવો આક્ષેપ શ્રી નકવીએ કર્યો

નવા વર્ષમાં ઠંડીનું મોજું હળવું થવાની આશા નથી ધમ્મુસને દિલ્ફી એરપોર્ટની ચાર ફ્લાઇટોને અન્ય જગ્યાએ વાળવાની ફરજ પડી